મુખ્યમંત્રીના આ નિર્ણયના અનુસંધાને ભાવનગર પાટણ આણંદ ભરચ અને પંચમહાલ જિલ્લાઓ માટે આ પાંચ આઈએએસ અધિકારીઓને તાત્કાલિક અસરથી નિમણૂંકો આપવામાં આવી છે

તેમાં પણ ભીડભાડ ન થાય તે રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનનો પર આ પ્રક્રિયા હાથ ધરવાની અને ક્રમાનુસાર ખરીદીની મુખ્યમંત્રીએ સૂચના આપી છે

આ અંગેની માહિતી આપતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતમાં પરિક્ષા લેવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે આ અંગે યુજીસી દ્વારા એક ટાસ્કફોર્સ બનાવવામાં આવશે જે પરીક્ષા યોજવા અંગેના નિર્ણય કરશે આ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિભાવરીબેન દવે દ્વારા યુનિવર્સિટીમાં કુલપતિ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક કરી હતી

કે એ સંબંધિત તંત્રને તાકીદ કરી છે આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા કલેકટરે પાણી પુરવઠા તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રવર્તમાન સ્થિતિની ગરમીમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પીવાના પાણી બાબતે કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વિતરણ વ્યવસ્થાની સપ્લાય ચેઈન જાળવી રાખવા વિતરણ વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે પાઈપલાઈનોનું સમારકામ હાથ ધરવા સહિતના કાર્યો હાથ ધરવા સુચના આપી હતી

ગ્રામ્ય વિસ્તાર માટે પીવાના પાણી સંદર્ભે કોઈ સમસ્યા હોય તો રાજ્ય કક્ષાના કન્ટ્રોલ રૂમમાં જાણ કરવા અનુરોધ કરાયો છે